જ્યારે યારની ધરપકડ કરાઈ હતી પોલીસ વડાએ કહ્યું કે મજબૂત સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે આના પરિણામે દક્ષિણ કાશ્મીરના સાત યુવાનોને આતંકવાદી જૂથમાં જોડાતા અટકાવવામાં આવ્યા હતા અને તેઓ પોતાના પરિવારમાં પાછા ફર્યા હતા

આ પ્રતિનિધિ મંડળ ધ્વારા કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપવાના ભારતના સકારાત્મક પગલાની પ્રશંસા કરી હતી આ સભ્યોએ વિકાસના કાર્યક્રમોના અમલીકરણ સલામતી પરિસ્થિતિ અને પ્રદેશની પરિસ્થિતિની વિકાસશીલ સમીક્ષા અંગે જણાવ્યું હતું

યુરોપિયન સંઘના વિદેશી બાબતો અને સુરક્ષા બાબતોના પ્રવકતા વર્જીની બટ્ટ હેન્રીકસને એક નિવેદનમાં કહયું હતું કે ભારતે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવા માટે સકારાત્મક પગલાં ભર્યા છે પરંતુ હાલના પ્રતિબંધોને ઝડપથી ફટાવવા પણ મહત્વપુર્ણ છે યુરોપિથન સંઘના રાજદૃત યુગો એસ્ટુટો સાથે અન્ય યુરોપીથ સંઘના સભ્ય દેશોના રાજદૃતો પણ આ પ્રતિનિધિ મડળમાં સામેલ થયા હતા

તેમણે કહ્યું કે નવીનીકરણીય ઉર્જા માટે વ્યાજબી અને ટકાઉ બેટરીની જરૂરિયાત છે નવી દિલ્ફીમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ સીએસઆઇઆરની બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિશ્વસ્તરીય ઉત્પાદનોનો વિકાસ કરવા માટે પરંપરાગત અને આધુનિક વિજ્ઞાનનો સંયોગ કરવે જોઇએ તેમણે નવીનીકરણના વ્યાપારીકરણનો મહત્વ અંગે પણ ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ વર્ચુંઅલ લેબને વિક્રસિત કરવાના મહત્વ પર ભાર મૂકવી હતો કારણ કે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવી શકાય શ્રી મોદીએ યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષિત કરવા અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક વિચારધારાને ઉતેજને આપવાની જરૂરિથાત પર ભાર મૂક્યો હતો તેમણે વિશ્વના વિવિધ પ્રેદેશોમાં કામ કરતા ભારતીયોમાં સંશોધન અને વિકાસ પરિયોજનાઓમાં સહયોગ વધારવા અંગેના ઉપાયો પણ સૂચવ્યા હતા

ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડીએ કહ્યું કે પ્રભાવિત દેશો દ્વારા અનુભવ અને માહિતીના આદાન પ્રદાનથી જ તેના પર નિયંત્રણ મેળવી શકાશે તેઓ નવી દિલ્ફીમાં નશીલા પદાર્થોની હેરાફેરી પર નિયંત્રણ સંબંધિત બિમ્સ્ટેક દેશોના સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વ્યાપારનું સંકટ દુનિયાના બધા દેશો સમક્ષ છે જેને અનુભવ અને માહિતીના આદાન પ્રદાનથી જ નિયંત્રણમાં લાવી શકાય છે તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ અને નશીલા પદાર્થની હેરાફેરી દરિયાઈ માર્ગે વધી રહી છે

આ દિવસભરની મુલાકાત દરમિયાન તેઓ ઘણાં કાર્યક્રમોમાં ભાગ લેશે તેઓ ઉત્તર પ્રદેશની ડિઝાઈન સંસ્થાના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કાશી એક રૂપ અનેકના હસ્તકલા અને હસ્તશિલા કાર્યક્રમનું ઉદ્વાટન કરશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે બે દિવસના કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યની હસ્તકલા અને હસ્તશિલ્પને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાનો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડીસોઝા વચ્ચે નવી દિલ્ફીમાં વિસ્તૃત ચર્ચા બાદ આ સમજૂતી કરાર થયા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ભારત પોર્ટુગલ સહયોગના વિવિધ પાસાઓ પર વિસ્તૃત યર્યા થઈ હતી પોર્ટુગલના રાષ્ટ્રપતિ યાર દિવસની ભારત થાત્રા પર નવી દિલ્ફી આવ્યા છે આ તેમની સૌ પ્રથમ ભારત યાત્રા છે ગઇકાલે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે રાજઘાટ પર જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે ત્યાંના વિદેશમંત્રી પ્રોકેસર ઓગસ્ટો સાન્ટોઝ પણ આવ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોર્ટુગલના રાષ્ટ્રપતિના સન્માનમાં રાત્રી ભોજનનું આયોજન કર્યુ હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિવેદનમાં જણાવ્યું કે ભારત અને પોર્ટુગલ વચ્ચે આર્થિક સંબંધી વધુ મજબૂત થઈ રહ્યા છે બંને દેશો વચ્ચે પરસ્પર નિકાસમાં વૃદ્ધિ થઈ રહી છે બંને દેશો વચ્ચેનો લાખો ડોલરનો વ્યાપાર સહયોગ વધ્યો છે પોર્ટગલના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદનું સમર્થન કર્યું હતું

તુર્કીના રાષ્ટ્રપતિ અને તુર્કી પાકિસ્તાન સંયુકત જાહેરનામા ધ્વારા કરવામાં આવેલા સંદર્ભોને નકારતા વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે કહયું કે ભારત આવા જમ્મુ કાશ્મીર અંગેના તમામ સંદર્ભોને નકારે છે જમ્મુ કાશ્મીર એ ભારતનો અખંડિત અને અવિભાજય પ્રદેશ છે તેમણે તુર્કીના નેતૃત્વને ભારતની આંતરીક બાબતોમાં દખલગીરી ના કરવા અપીલ કરી હતી શ્રી કુમારે ભારપુર્વક જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારના નિવેદન આપતા પહેલા પાકિસ્તાન ધ્વારા ભારતમાં અને આ પ્રદેશમાં ઉદભવતો આતંકવાદ અને તેના ગંભીર જોખમો સહિતની યોગ્ય સમજણ જાણવી જરૂરી છે પાકિસ્તાનના સંસદના સંયુકત સત્રને સંબોધતા ગઇકાલે તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તૈયપ એરોગને કાશ્મીર સ્થિતિ અંગે સાંસદો સાથે વાતયીત કરી હતી

ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ વિરુધ્ધ એરસેલ મેકસીમ કેસમાં તપાસનો રીપોર્ટ અદાલતને સોંપવામાં આવ્યો છે ઇડીએ અદાલતને કહ્યું કે હજુ આ કેસમાં તપાસ યાલુ છે કેન્દ્રીય ગુના શોધક શાખા સીબીઆઇએ આ મામલે અગાઉથી જ આરીપનામું દાખલ કર્યુ છે સીબીઆઇએ કહયું કે આ બાબતે મલેશિયાને પત્ર પાઠવવામાં આવ્યો છે જેના જવાબની રાહ જોવાય છે તપાસ સંસથાઓ તરફથી એડીશનલ સોલીસીટર જનરલ સંજય સંજય જૈનને સીલબંધ કવરમાં એન્ફોર્સમેન્ટ ડીરોકટોરેટની હાલની તપાસનો અહેવાલ સોંપવામાં આવ્યો છે

ચિદમ્બરમ કેન્દ્રીય નાણાં મંત્રી હતા

જર્મનીમાં મ્યુનિક સુરક્ષા સંમેલનમાં તેમણે કહયું કે આ દિશામાં ફજુ વધારે રાજનૈતિક પ્રયાસો જરૂરી છે